જે દરમ્યાન મુખ્યમંત્રો એ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહરમાંથી પણ નીકળી જશ્ ં અને રાજય સરકારે ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે જેના ભાગરૂપે નવા નવા ઓકિસજન પ્લાન્ટ સહિત જરૂરી વ્યવસ્થાઓ વિકસાવાઈ રહી છે તદઉપરાંત રાજય સરકાર અને અન્ય સંસ્થાઓ અને તમામના સંયુકત પ્રયત્નોથી છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં કોરોના સક્રમણના કેસોમાં ઘટાડો નોંધાઈ રહયો છે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વધુમાં કહયું કે ગુજરાત સરકાર રસીકરણની પ્રક્રિયામાં અગ્રસર છે

જેનો મુખ્ય ઉદેશ આ દિવસે લોકોમાં થેલેસેમીયા વિશે જાગૃતિ ફેલાવવાનો છે ત્યારે અદાણી મડીકલ કોલજના સહાયક પ્રોફેસર ડોકટર સરસ સંચયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુખ્યત્વે જેનરોક રોય છે જેમાં બાળકમાં લોહીની ઓછપ થવા લાગે છે

આરતી ભટ રાજય કોરોના ઃ ગુજરાત રાજયમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે

અન્ય સારા સમાચાર એ છે કે ગઈકાલે સાજા થયેલા દર્દીનો સંખ્યા દાખલ થયેલ દર્દીઓ કરતાં વધુ હતી

રાજય સરકાર તબીબી સમગ્ર આરોગ્ય તંત્ર અને સમગ્ર વહીવટી તંત્રના પરિશ્રમના સારા પરિણામો મળો રહયા છે

માંડવીન કર્મભૂમિ બનાવીને મુસ્લિમ સમાજના કુરીવાજો અને શિક્ષણ માટે તેઓએ જીવન સમર્પિત કરી નાખ્યું હતું

તેમના નિધનથી મુસ્મિલ અને હિન્દ્ર સમાજમાં પણ શોક અને દુઃખની લાગણી ફેલાઈ છે